પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે

આકાશવાણી પરથી મેયનો નજરે જોયો અહેવાલ પ્રસારિત થશે

ગઈકાલે સવારે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલી ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ રસી ઉત્પાદન એકના વિવિધ વિભાગોની કામગીરી નિહાળી હતી ડી આ ઉપરાંત તેમણે ઝાયડ્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલી ઝાયકોવ રસીની વિકાસ પ્રક્રિયા તેની ટ્રાયલ તથા વિતરણના આયોજન અંગે વૈજ્ઞાનિકો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી ડિસેમ્બરમાં ઝાયકોવ ડી રસીના ક્લીનીકલ ટ્રાયલના ત્રીજા તબક્કાનો આરંભ થશે ઝાયડ્સ કેડિલાના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાતથી વૈજ્ઞાનિકો સહિત બધાને પ્રેરણા મળી છે

તેમણે રસીના અત્યાર સુધી થયેલા પરિણામોમાં મળેલી સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા

હૈદરાબાદથી પુણે જઈને પ્રધાનમંત્રીએ સીરમ સંસ્થાની મુલાકાત લીધી હતી

મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે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

વિજય રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ધટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ કે

પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગતા પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતાં

કોરોના જિલ્લાવાર દરમિયાન રાજ્યમાં જિલ્લાવાર માહિતી ઉપર નજર કરીએ તો વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધીઓના જણાવ્યા મુજબ ગઇકાલે કોરોનાના નવા કેસ નોંધવાનું યાલુ રહ્યું હતું

નવસારીમાં નવા ત્રણ કેસ નોંધાયા

તે એફ એમ રેઈન્વો રાજધાની તથા પ્રસાર ભારતીની યુ ટ્યૂબ ચેનલ પરથી સાંભળી શકાશે

આ ફોર્મેશનની મેડિકલ ટીમ દ્વારા બકસર ખાતે એક તબીબી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો રસ્તાની બંને બાજુએ ઉભા રહીને ત્યાંથી પસાર થતી રેલીના જવાનોનો જુસ્સો વધારી રહ્યાં છે

હવા માન રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું

પટેલ દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે